સી સી

આ રાષ્ટ્રીય એવોર્ડ વાર્ષિક વ્યક્તિગતજુથસંસ્થાઓને આપવામાં આવે છે જેઓઅ મહિલા સશક્તિકરણ માટે નોંધપાત્ર કામગીરી બજાવી હોય

ઉપરથી ઉપલબ્ધ બનશે

તેમણે ઉમેર્યુ હતું કે રાજય સરકારે ગ્દીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને તેના માટેની પોલીસી અમલી બનાવીજયા પણ ઝુપડપદ્દીઓ છે ત્યાં નવા મકાનો અને ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપુર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે

અંજારનાં તાલુકા ફેલ્થ સેન્ટરમાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાયેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં વિવિધ ખર્ચને બહાલી આપવા સાથે લોકોની આરોગ્ય સુ ખાકારી માટે આગામી સમયમાં હાથ ધરાનારા આરોગ્ય સેવાનાં આધુ નિકરણ માટે સાધનો ખરીદીનાં મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યાં હતા વધુ માં આ બેઠકમાં અંજાર તાલુકામાં આરોગ્ય કેન્દ્રો માટે પાંચ નવા ફોગિંગ મશીનોની ખરીદી બાબતે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી નેહ્લ ઠક્કર મ્ ન્દ્રા અદાણી મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન અને અદાણી સ્કિલ ડેવલીપમેન્ટનાંસંયુકત ઉપક્રમે મહિલા ઉત્કર્ષ અંગે સ્ત્રી હોવાનો ઉત્સવ સંદર્ભેયોજાયેલાકાર્યક્રમમાં વક્તાઓએ કહ્યું કેસ્ત્રીઓમાં રહેલા ઋજુતા સફજતા અને કર્તવ્યનિષ્ઠાનાં ગુણને કારણે જ જગદમ્બાનું સ્વરૂપ કહેવામાંઆવે છિં આ પ્રસંગે ઉત્થાન પ્રોજેક્ટના માવજીભાઈ બારૈયા ઉપસ્થિતરહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મલ્લિકા સીન્નાઈ તથા આભારવિધિ દેવલબેન ગઢવીએ કરી હતી